ઝડપથી આગળ ધપાવવા બીજી મુદતમાં ઝડપી નિર્ણય લીધા છે

છે નેધરલેન્ડમાં રોટરડેમ ઓપનની પુરૂષોની ડબલ્સ કવાર્ટર ફાઈનલમાં ભારતના રોફન બોપન્ના અને ડેનીસ શાપોવાલોવની જોડી રમશે

દિલ્હીમાં બિમસ્ટેક દેશો માટે નશીલા પદાર્થોની હેરફેર અને લડત પરના સંમેલનમાં સંબોધન કરતાં સરકાર આ પડકાર સામે લડવા વિવિધ સંગઠનોના સંકલન માટે એક માળખું તૈયાર કરશે તેમણે જણાવ્યું હતું

કેન્દ્ર સરકાર નશીલા પદાર્થોની હેરફેરને નિયંત્રિત કરવા માટે સંપૂર્ણ સમર્થિત છે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું તેમણે કહ્યું હતું કે શ્રી મોદીનું નશા મુક્ત ભારતનું સ્વપ્ન સાકાર થશે

તેમણે આ વિષય સંબંધિત તમામ પાસાઓની બે દિવસીય પરિષદ દરમિયાન ચર્ચા કરવામં આવશે તથા કેટલાંક નિર્ણયો પણ લેવાશે તેવી આશા વ્યક્ત કરી હતી

તેમણે કહ્યું કે યુવાનોમાં રોજગાર સર્જક તરીકે મહિલાઓમાં કોઈપણ ક્ષેત્રમાં તેઓ કામગીરી કરી શકે તેવો વિશ્વાસ વધ્યો છે શ્રી મોદીએ કહ્યું કે ભારતે તેનું અર્થતંત્ર પાંચ દ્રિલિયન ડોલર બનાવવાનો નિર્ધાર કર્યો છે અને આ હેતુથી દેશના ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે વધારો થવો જરૂરી છે

રાષ્ટ્રપતિનો ધ્વજ એ શ્રેષ્ઠ કામગીરી કરનાર સેનાના એકમમને અપાતું ગૌરવરૂપ સન્માન છે

માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ગઈકાલે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે આ કાયદો દેશમાં જૈવિક જંતુનાશકોને પ્રોત્સાહન આપશે બંદરોની કાર્યક્ષમતા વધારવા માટે મેજર પોર્ટસ ઓથોરીટી વિધેયકને પણ મંત્રીમંડળે મંજૂરી આપી છે

તેમાં જર્મની કેનેડા ફાન્સ ન્યૂઝીલેન્ડ મેકિસકો ઇટાલી અફઘાનિસ્તાન ઓસ્ટ્રીયા ઉઝબેકીસ્તાન અને પોલેન્ડ સહિતના દેશોના પ્રતિનિધિઓ છે

ની બેઠક પહેલાં રાષ્ટ્રસંઘે આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદી જાહેર કરેલા હાફીઝ સઈદને પાકિસ્તાનની અદાલતે આપેલી સજાના કારણે આ સજા વાસ્તવમાં અમલી બનશે કે કેમ તે જોવું રહ્યું

બીજું પાકિસ્તાનમાં કાર્યરત ઘણા આતંકવાદીજૂથો અને આતંકવાદીઓ સામે પાકિસ્તાન આવી કાર્યવાહી કરે છે કે કેમ તે પણ જોવું રહ્યું

ન્યાયધીશ એફ નરીમાનની અધ્યક્ષતા વાળી પીઠે રાજનીતીમાં ગુનાખોરીનો મુદ્દો ઉઠાવતી અદાલતના અપમાન અંગેની અરજી પર આદેશ આપતાં જણાવ્યુંકે છેલ્લી ચાર ચૂંટણીઓમાં રાજનીતીમાં ગુનાઈત બાબતોનું પ્રમાણ ચેતવણીસૂચક બન્યું છે

અરજીની સુનાવણી આવતીકાલ સુધી મુલતવી રાખી છે ન્યાયધીશ આર ભાનુમતી અશોક ભૂષણ અને એસ બોપન્નાની બનેલી પીઠે આરોપીઓને આવતીકાલ સુધીમાં તેમનો જવાબ રજૂ કરવા જણાવ્યું છે સર્વોચ્ય અદાલતે વરિષ્ઠ વકીલ અંજના પ્રકાશની અરરાધી પવનકુમાર ગુપ્તાનું પ્રતિનિધિત્વ કરવા અદાલતમિત્ર તરીકે નિમણુક કરી છે ટ્રાયલ અદાલતે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને આપેલા નિર્દશને ધ્યાનમાં રાખીને સર્વોચ્ચ અદાલતને આ કેસની સુનવણી આવતીકાલ સુધી મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે ઉલ્લેખનીય છેકે અપરાધી પવનકુમાર ગુપ્તાના પિતા પવનકુમારનો પક્ષ રજૂ કરી શકે તે હેતુથી વકીલની પસંદગી કરી શકે તે માટે તેમને વકીલોની સૂચી સોપવા ટ્રાયલ અદાલતે જીલ્લા કાનૂની સેવા સત્તામંડળને નિર્દશ આપ્યો છે ઉલ્લેખનીય છેકે ગુપ્તા એકમાત્ર અપરાધી છે જેણે હજુ સુધી ક્યુરેટીવ અરજી દાખલ કરી નથી

બોબડેની અધ્યક્ષતાવાળી પીઠે અરજીકર્તાઓને દિલ્ફી વડી અદાલતમાં જવા કહ્યું છે

મુસાફરો આવતીકાલે સવારના આઠથી સાંજના આઠ સુધી આ મેટ્રોનો ઉપયોગ કરી શકશે આ ઉપરાંત રેલવે મંત્રી એ જ સ્થળેથી પશ્ચિમ બંગાળમાં વિવિધ રેલવે પ્રોજેક્ટોનું પણ ઉદઘાટન કરશે

ગઈકાલે દિલ્ફીમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ શાળામાં આરોગ્ય અને સ્વાસ્થ્ય રાજદૂત યોજનાનો આરંભ કરાવતા આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધન માનવ સંશાધન વિકાસ મંત્રી રમેશ પોખરીયાલ નિશંક અને આરોગ્ય રાજ્યમંત્રી અશ્વિનીકુમાર ચૌબેએ આ મુજબ જણાવ્યું હતું

આજના દિવસની વિષયવસ્તુ છે રેડિયો અને વિવિધતા નાગરિકો તથા પ્રચાર માધ્યમોમાં રેડિયોના મહત્વ અંગે જાગૃતી કેળવવા તથા લોકો સુધી રેડિયોના માધ્યમથી માહિતી પહોંચાડવા નીતિ ઘડવૈયાઓને પ્રોત્સાહન આપવા આજના દિવસે વિશ્વ રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવે છે રાષ્ટ્રસંઘના મહામંત્રી એન્ટોની ગુટેરસે તેમના સંદેશામાં જણાવ્યું છે કે પ્રસાર માધ્યમોની ઝડપી ક્રાંતિના આજના યુગમાં રેડિયો લોકોને એકબીજાની નજીક લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે પ્રસાર ભારતીના મુખ્ય કાર્યકારી અધિકારી શશી શેખર વેમ્પતી એ રેડિયોની લોકપ્રિયતા વધારવા માટે હાથ ધરાયેલી વિવિધ પહેલ અંગે માહિતી આપી હતી